ઓનલાઇન અરજી કરવાની રહેશે જે અરજીની સ્લીપની પ્રિન્ટ પણ લઇ શકે છે અને સ્થાનિક પોલીસને બતાવી શકે છે

તે પછીની ખરીદી આવતીકાલ થી કરવામાં આવશે કમોસમી માવઠાથી મગફળીનો જથ્થો પલળી ગયો હોવાના અહેવાલ છે